જયશંકરે જણાવ્યું છે કે હ્યુસ્ટરના કાર્યક્રમમાં ડોનલ્ડ ટ્રમ્પની હાજરી એ મહત્વની સિદ્ધિ છે

દાયકાઓ જૂના આ પ્રશ્નને ઉકેલવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું

શ્રી મોદીએ કહ્યુંકે આપણે સાબિત કર્યું છે કે પર્યાવરણની સુરક્ષા અને વિકાસ બંને સાથોસસાથ કામ કરી શકે છે કુદરત એ આપણું અલંકાર છે અને આપણે તેની પૂજા કરવી જાઇએ

શ્રીમોદીએ કહ્યું કે આ મહાયોજનાથી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનને પાણીઉપરાંત વીજળીનો લાભ મળી રહ્યો છે તે દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલનું સ્વપ્ન સિદ્ધ થયું છે આ હેતુથી જ સરદાર એકતા સ્મારક રચવામાં આવ્યું છે શ્રી મોદીએ કહ્યું કે આ બંધના કારણે લાખો લોકોને લાભ થયો છે પાણી અને વીજળી મળી રહેશે ત્યારે તેનો વિવેકપૂર્વક ઉપયોગ થાય એ જરૂરી છે શ્રી મોદીએ નહેરોનું નેટવર્ક બાંધવા બદલ પણ આનંદ વ્યક્ત કર્યો હતો શ્રી મોદીએ બંધ સ્થળ અનેસરદાર એકતા સ્મારક ભવ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું હોવાનું જણાવ્યું તેનાથી આદિજિતિના લોકોને રોજગારી મળશે અને તેમનો વિકાસ થશે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એકવાર વપરાશી પ્લાસ્ટીક પર પ્રતિબંધ માટે આહ્વાન કર્યું

અને સરકાર લોકોનાકલ્યાણ માટે કટિબદ્ધ છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ પણ પ્રાસંગિક સંબોધન કર્યુંહતું આ અગાઉ પ્રધાનમંત્રીએ ગરૂડેશ્વર ખાતે વાસુદેવાનંદ સરસ્વતી આશ્રમમાંદત્તમંદિરે દર્શન કર્યા હતા તથા પૂજા અને આરતીનો લ્હાવો લીઘો હતો

વેકૈંચા નાયડુ ગૃહમંત્રી અમિત શાહ અને માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે શુભેચ્છાઓ પાઠવી છે ટવીટ પર ઉપરાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે શ્રી મોદીના અનુકરણીય નેતૃત્વ હેઠળ લોકોએ નવા ભારત માટે સર્જનાત્મક જન આંદોલન સ્વીકાર્યા છે

શ્રી જાવડેકરે ટવીટમાં જણાવ્યું હતું કે શ્રી મોદીના નેતૃત્વ હેઠળ કામ કરવાનો તેમને લહાવો મળ્યો છે તેમણે કહ્યું હતું કે શ્રી મોદી બધા માટે પ્રેરણારૂપ બની રહેશે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રીને શુલેચ્છાઓ પાઠવી છે અને આરોગ્યમથ દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શ્રી મોદીને શુભેચ્છાઓ પાઠવી છે તો ક્રિકેટર સચિન તેંડુલકરે શુભેચ્છાઓમાં જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન લાખો લોકોને પ્રોત્સાહન આપી રહ્યું છે

તેમણે ભારતીય દ્વતાવાસ દ્વારા જરૂરી મદદની ખાતરી આપી હતી ભારત સ્લોવેનિયા સંબંધો અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચે સૌફાર્દરૂપ સંબંધો છે

તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમા ગાઢ સંબંધોની સાક્ષી પૂરે છે ત્રણ દેશોનો પ્રવાસ પૂરો કરીને રાષ્ટ્રપતિ આવતીકાલે સવારે ભારત આવી પહોંચશે

નવી દીલ્ફીમાં રાષ્ટ્રીય વ્યવસ્થાપન સંમેલનમાં બોલતાં શ્રી શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકારે લોકોની ઇચ્છાઓને માન આપ્યું છે અને લોકોના હીતમાં નિર્ણથો કર્યા છે દેશમાં પરિવર્તન લાવવા આ નિર્ણયો થયા છે

નવી દીલ્ઠીમાં સંરક્ષણ ઉત્પાદન સોસાયટીના વાર્ષિક સમારોહને સંબોધતાં તેમણે કહ્યું કે સંરક્ષણ ક્ષેત્ર દ્વારા ક્ષમતા પ્રમાણે અગાઉ કાર્ય થયું નથી ભારત જેવા વિશાળ દેશે શોની આયાત પર નભવું ન જાઇએ

જયશંકરે જણાવ્યું છે કે હ્યુસ્ટનમાં યોજાઇ રહેલી અમેરિકી ભારતીય પરિષદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની હાજરી એ મહત્વની સિદ્ધિ છે

પાકિસ્તાન જયાં સુધી સામાન્ય પડોશીની જેમ નહીં વર્તે ત્યાં સુધી સરહદ પારનો ત્રાસવાદ એક પડકાર છે

જા કે કોઇને ઇજા થઇ નથી રૂસ્તમ બે પ્રકારના વ્રોણ વિમાનની રોજીંદી કવાયત કરવામાં આવી હતી ત્યારે આ દુર્ઘટના થઇ હતી

રાજસ્થાનમાં બહ્જન સમાજ પાર્ટીના છ ધારાસભ્યો કોંગ્રેસમાં જાડાવા સંદર્ભમાં તેમણે ટ્વીટર પર જણાવ્યું કે કોંગ્રેસને બીનશરતી ટેકો આપે છે ત્યારે આ દગો કર્યો છે કોંગ્રેસ વિરોધીઓના બદલે ટેકો આપતા પક્ષોને જ વિશ્વાસઘાત કર્યો છે તે અનુસૂચિત જાતિ અને જનજાતિ વિરોધીપક્ષ છે માયાવતીના આક્ષેપોનો જવાબ આપતાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે બહ્જન સમાજપાર્ટીના ધારાસભ્યો તેમની સ્વેચ્છાએ અને બીનશરતી જાડાયા છે

બંને લશ્કરી સેવાઓમાં છે અન્ય બે ભારતીય મુક્કાબાજા પણ આજે કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ માટે રમશે

સાંજે સાત વાગે તેનો આરંભ થશે આકાશવાણી દ્વારા તેનો અંગ્રેજી અને હિન્દીમાં આંખે દેખ્યો અહેવાલ અપાશે જે આકાશવાણીના સ્ટેશનો અને એફએમ પર સાંભળી શકાશે